આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભા ઉપઅધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલીગેટ કેવડીયાથી જોડાયા હતા સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરમાં ચાલતી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામુહિક પઠન કર્યું હતું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં સમાંતર ધોરણે બંધારણ આમુખનાં સામૂહિક પઠનનાં કાર્યક્રમો યોજાયા હતાં બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે

જેમાં વિદેશી નાગરીકો અને પોલીસ કર્મચારીઓ સહિત અન્ય કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યો હતો પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રધ્ધાંજલી આપી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતીય બંધારણની ધણી વિશેષતાઓ છે પરંતુ આ બધામાં ખાસ વિશેષતા ફરજોનાં મહત્વની છે પ્રધાનમંત્રી એ જણાવ્યું કે ગાંધીજી માનતા હતા કે અધિકારો અને ફરજો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે અને એટલાં માટે જ જ્યારે આપણે ફરજો પાલન કરીએ છીએ

દરમ્યાન આ પ્રસંગે લોકસભાનાં અધ્યક્ષ અને અખિલ ભારતીય પ્રિસાઈન્ડિંગ ઓફિસર્સ સંમેલનનાં અધ્યક્ષ ઓમ બિરલાએ બે દિવસીય સંમેલન દરમ્યાન લીધેલા નિર્ણયોને તબક્કાવાર રીતે અમલમાં લાવવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય સંમેલનનું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઈકાલે ઉધ્ધાટન કર્યું હતું સંમેલનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાતનાં આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગણરાજ્ય ઉપસ્થિત રહ્યા હતા

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્રારા કરાયું છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતની નવીનીકરણ વિજક્ષમતા વિશ્વમાં સૌથી મોટી છે

પાછલા છ વર્ષોમાં ભારતે સ્થાપિત નવીનીકરણીય ઉર્જાક્ષમતામાં અઢી ગણી વૃધ્ધિ કરી છે

આજે પત્રકારો સાથેંની વાતયીતમાં શ્રી તોમરે જણાવ્યું કે કૃષિ સંબંધીત નવો કાયદો એ સમયની માંગ છે અને આ કાયદાથી ભવિષ્યમાં કાંતિકારી પરિવર્તન આવશે શ્રી તોમરે વધુમાં જણાવ્યું કે તેઓ ત્રીજી ડિસેમ્બરે ખેડૂતો સાથે વાટાધાટો કરશે અને આશા વ્યકત કરી છે કે આ ચર્ચાનું સકારાત્મક પરિણામ મળશે

અને છ ક્રુ સભ્યો સાથે શ્રીલંકાની બોટ પકડી છે ભારતીય તટરક્ષકદળે જણાવ્યું છે કે ભારતમાં દરિયાઈ માર્ગે માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર અંગેની વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થયા બાદ તેમણે શોધ ખોળ હાથ ધરી

સંરક્ષણ પ્રવકતા કર્નલ રાજેશ કાલિયા એ જણાવ્યુ છે કે લશ્કરની ક્વીક રિસ્પોન્સ ટીમ સાથે થયેલી અથડામણનું સ્થળ લોકોથી ભરચક હોવાથી ગોળીબારમાં જવાનો એ ખૂબ સંથમ રાખ્યો હતો પરિણામે બે જવાન ગંભીર રીતે ઘવાયા હતા જેમને હોસ્પિટલ ખસેડયા બાદ સારવાર અપાયા છતાં તેમણે બચાવી શકયા નહોતા હ્મલાખોર ત્રાસવાદીઓને જબ્બે કરવા માટે લશ્કરી ટુકડીઓ દ્વારા સમગ્ર વિસ્તાર ને કોર્ડન કરી દેવાયો છે અને ઘનિષ્ઠ શોધ ચાલુ છે

શિક્ષણ મંત્રાલયની કામગીરીની સમિક્ષા માટે મળેલી ઉચ્યકક્ષાની બેઠકમાં તેમણે આમ જણાવ્યુ હતું

અમેરિકા બ્રિટન સિંગાપોર અને ઓસ્ટ્રલિયા જેવા દેશ ના વહાણવટા કાયદા ને સમકક્ષ કાયદો ભારત માં પણ હોય તેવા આશય થી મોદી સરકારે આ કામ હાથ ધર્યુ છે